સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ઝડપી પવન અને વરસાદની આગાહી

વાવાઝોડ્ વાયુ સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકવાના બદલે હવે વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યું છે

પોરબંદર અને દીવ ભૂમિદ્વારકામાં પપથી હપ કિલોમીટર પ્રતિકલાકે પવનો ફૂંકાવાની સંભાવના છે

વાવાઝોડાની અસરને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના બધા જ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

આ બેઠક બાદ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડું દરિયામાં ઓમાન તરફ ફંટાઈ ગયું છે

વિવિધ જિલ્લાઓમાં તંત્રના માર્ગદર્શન માટે ગયેલા મંત્રીઓ પ્રભારી સચિવો આજે પણ જે તે જિલ્લાઓમાં રોકાઈ સ્થિતિ પર નજર રાખશે આ જિલ્લાઓમાં શાળા કોલેજો આજે પણ બંધ રહેશે શ્રી રૂપાણીએ ઉમેર્યૂં કે હવામાન ખાતાના સતત સંકલન અને અપડેટ સાથે રાજ્ય સરકારે વાવાઝોડાની સ્થિતિનું સઘન મોનીટરીંગ કર્યું છે તેમણે આ કુદરતી આપદા સામે જાનહાનિ કે માલમિલકતને નુકસાન વિના પાર ઉતરવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો તથા આ સમયે સહકાર બદલ નાગરિકો સ્વૈચ્છિક સંગઠનો સરકારી તંત્રના કર્મચારીઓ તથા મીડિયાનો આભાર માન્યો હતો

હજુ દ્વારકા પોરબંદર ગીરસોમનાથ અને અમરેલી આ ચાર જિલ્લાઓમાં વધુ સાવચેતી રખાઈ રહી છે ગુજરાતના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું છે કે વાયુ વાવાઝોડાનો લેન્ડફોલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ટળી ગયો હોવા છતાં સરકારી તંત્ર અગમચેતીમાં જરાય બાંધછોડ કરશે નહીં ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાહત બચાવ માટેનું આયોજન ચુસ્તપણે અમલમાં રહેશે જાનમાલની ખુવારી અટકે તેવો બંદોબસ્ત સફળ બનાવવા માટે જનતાએ સરકારી તંત્રને સહકાર આપવાનો છે શ્રી કુમાર માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે દશ લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણસોથી વધુ એમ્બ્યૂલન્સ તૈયાર રાખવામાં આવી છે તેમણે આશ્રય સ્થાનોમાં રહેતા તમામ આશ્રિતોને ત્યાં જ રહેવા અનુરોધ કરતાં કોઈને પણ દરિયાકાંઠે ન જવા પણ તાકીદ કરી હતી અમદાવાદ ખાતે કાર્યરત હવામાન કચેરીના મૌસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યું છે કે વાવાઝોડાનો લેન્ડ ફોલ ભલે ટળી ગયો હોય પણ સૌરાષ્ટ્રના દરિયામાં તેની હાજરી આગામી બાર કલાક સુધી રહેશે અને તારાજી ફેલાવવાની તેની તાકાત પણ ઓછી આંકી શકાય તેમ નથી

ઉર્જામંત્રી સૌરભ પટેલ ગઇકાલે રાજકોટમાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવનના કારણે સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ખોરવાયેલો વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરાયો છે તેમણે કહ્યું કે ઝડપી પવનના લીધે વેરાવળ સૂત્રાપાડા ચોરવાડ કેશોદ પોરબંદર દ્વારકા જામનગર ઓખા કોડીનાર રાજુલા મહુવા મુન્દ્રા અને માંડવીને ખાસ અસર થઈ હતી

લાઈનને રીપેર કરીને વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે

વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે બુધવારે મધરાત્રીથી બંધ કરાયેલા કંડલા કેશોદ દીવ પોરબંદર ભાવનગર હવાઈ મથકો પુનઃ શરૂ કરાયા છે

દીવ પોરબંદર અને ભાવનગર હવાઈ મથકો આજ સવારથી શરૂ કરાશે ભાવનગર હવાઈ મથક સવારે છ વાગ્યાથી શરૂ કરાયું છે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર વાવાઝોડાની આંખ જમીનથી દૂર છે

વાય્ય વાવાઝોડુંના પગલે રાજ્યભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો

દરમિયાન વાવાઝોડાની અસરના પગલે રાજ્યભરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના અખાતમાં ઊભું થઈ રહેલું હવાનું દબાણ નેઋત્ય ચોમાસું આગળ વધવા માટેનો શુભસંકેત છે હાલ નેઋત્યુ ચોમાસુ કેરળના કન્નુર તથા તમીળનાડુના મદુરાઈ સુધી આગળ વધ્યું છે અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાના કારણે ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી પડી છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ સમયગાળામાં નેઋત્યુ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચી જતું હોય છે પણ હજી તે દૂર છે ભારતીય તટરક્ષક દળ દ્વારા વેરાવળ બંદરે વાયુ વાવાઝોડાની અસરના કારણે કૂંકાઈ રહેલા ભારે પવનો વચ્ચે ફસાયેલા માછીમારી નૌકાઓને બચાવી લેવાઈ છે વાવાઝોડાની સ્થિતિના પગલે આ નૌકાઓ જેટી ખાતે લંગારવામાં આવી હતી વેરાવળ માછીમારી બંદરે પૂરતી જગ્યાના અભાવે કેટલીક નૌકાઓ બંદર પર લંગારાઈ હતી ભારે પવનોના કારણે નૌકાઓ ખેંચાઈ જતા માછીમારો ચિંતાતુર બન્યા હતા અને તટ રક્ષક દળોને આઈસીજી જેટી ખાતે નૌકાઓ લંગારવા વિનંતી કરી હતી

રાજ્યના સ્ટાર્ટ અપ્સને હયાત ઉદ્યોગો દ્વારા માર્ગદર્શન અને અન્ય મદદ મળી શકે તો તેઓ નિશ્ચિત દિશામાં વિકસી શકે છે